વિવીધ રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓ મતદારોને આકર્ષિત કરવા પ્રચારમાં વ્યસ્ત છે

બિહારમાં સમસ્તીપુર અને મહારાષ્ટ્રમાં સતારા લોકસભા બેઠક માટે પેટાચુંટણી કરવામાં આવી રહી છે

હરીયાણા અને મહારાષ્ટ્રમાં નવી વિધાનસભા ચુંટણી માટે બધી જ બેઠકો પર સોમવારે મતદાન થશે

પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે હરીથાણામાં એલાનાબાદ અને રેવાડીમાં યુંટણી સભાને સંબોધિત કરશે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહ મંત્રી અમીત શાહ આજે મહારાષ્ટ્રમાં નવાપુર અકોલા અને કરજતમાં સભા સંબોધશે

આંતર રાજ્ય સરહદો સીલ કરવામાં આવી છે અને પોલિસ દ્વારા અસામાજિક તત્ત્વો પર ખાસ નજર રાખવામાં આવી છે અમારા સંવાદદાતા જણાવે છે કે ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય તે માટે સલામતી વ્યવસ્થા યુસ્ત બનાવાઈ છે સતારા લોકસભા વિસ્તારની પેટાચૂંટણ ભાજપ અને એનસીપ બંને માટે લિટમસ પરિક્ષણ રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુખ્યમંત્રી મનોહરલાલના નેતૃત્વવાળી હરિયાણા સરકારે રાજ્યમાં ઘણા વિકાસ કાર્ય કર્યા છે અને કર્મચારીની ભરતી ભ્રષ્ટાચાર મુક્ત રીતે કરી છે તેઓ આજે હરિયાણાના સિરસા જિલ્લાના એલનાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરી રહ્યા હતાં

કેન્દ્ર સરકારના પ્રતિનિધિ અને નાગા શાંતી મંત્રણાકાર આર

સરકારની સાથે થયેલી સહમતી બાદ નેશનાલીસ્ટ સોશ્યાલીસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેન્ડ એનએસસીએન આઇએમ જુથના કેટલાક નેતાઓ ધ્વારા આશંકાઓ દર્શાવતા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાથી બેઠક બોલાવવામાં આવી હતી

ટીએસઆરટીસી કર્મચારીઓ સરકારી અને અન્ય સેવામાં નિગમના વિલય સહિત પોતાની માંગ પૂરી કરવા ભારપૂર્વક કહી રહ્યા છે વિપક્ષ અને અધ્યાપક સંઘ કર્મચારી વિદ્યાર્થી અને પરિવહન સંગઠન એક દિવસની આ રાજ્યવ્યાપી બંધના સમર્થનમાં છે દરમિયાન રાજ્યના બધા બસ ડેપો પણ સુરક્ષા વધારાઈ છે

ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડ્યૂટેર્ટેની ઉચ્ચસ્તરીય મંત્રણા બાદ બહાર પડાયેલા નિવેદનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે બંને દેશો આતંકવાદના શિકાર છે તેમણે કહ્યું કે ભારત સરહદપારના આતંકવાદથી ત્રસ્ત છે અને દાયકાઓથી કોઈ પણ પ્રકારના આતંકવાદને ડામવા પ્રતિબદ્ધ છે શ્રી કોવિંદે કહ્યું કે ફિલિપીન્સ અને ભારત બંને દેશોએ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત કરવા પરસ્પર સહયોગ વધારવા કટિબદ્વતા વ્યક્ત કરી છે

ગ્રાહક બાબત ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ મધર ડેરી પ્રતિકીલો પંચાવન રૂપિયાથી ઓછી કિંમતમાં ટામેટા વેચવા તૈયાર થઇ છે મોટાભાગના રાજયોમાં ટામેટાના ભાવ સામાનય થઇ રહયાં હોવાનું બેઠકમાં જણાવાયુ હતું આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી ટામેટાની આવક થઇ રહી છે જેના કારણે હવે ટામેટાના ભાવ કાબુમાં આવશે

રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ આ વિધેયકન વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાથી સમિતિ સમક્ષ મોકલાયું છે આ વિધેયકમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ડીએનએ ડેટા બેન્ક સ્થાપવાની જોગવાઈ છે

જે અંતર્ગત આજે ઐતિહાસિક દાંડી યાત્રાના પ્રતીકસ્વરૂપ મોક દાંડી ક્રચ સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન છે

પ્રથમ ક્વાર્ટની શરુઆતમાં ભારતની ટીમે રમત ઉપર નિયંત્રણ મેળવ્યું હતું અને આગળ રહ્યું હતું પરંતુ બ્રિટનના સંરક્ષણાત્મક રમતને ભેદવામાં સફળ રહી ન હતી